ભારતની પી વી

છાલ્લા કેટલાક સમયથી તાઓ વિ માર હતા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ વૈંકેથા નાયડુ અનાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીમતી શીલા દિક્ષિતના અવસાન દલ દુઃખની લાગણી વ્યકત કરી હતી

તક્ષણાકહ્યું કે આ યોજના હેઠળ સમગ્ર દેશમાં દોઢ લાખ જેટલા સ્વાસ્થ્ય કેન્દ્રો સ્થાપવામાં આવશા તપ્રાણ વૈજ્ઞાનિક અન ઉદ્યોગ સંંશોધન પરિષદ સી

સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે માર્ગ અનાપૂલો કોઇપણ દેશની જીવનરેખાઓ છા આ સુવિધાઓ અંતરીયાળ વિસ્તારોનાં સામાજીક આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવાછી કાશ્મીરના વિકાસ પ્રત્યાપ્યેન ડી એ

ગઇકાલાદિલ્ફીમાં નાગરિક ઉફ્ટયન ક્ષવ્રની આંતરરાષ્ટ્રીય પરિષદમાં તશ્રો છોલી રહ્યા હતા

જર્મનીની લુફથાન્સા એરવાજાપણ કૈરો માટેની ફ્લાઇટો ગઇકાલાર્ટદ કરી હતી

ના ફાઉન્ડેશન કોર્સના સમાપન સમારંભમાં તથ્પો દોલી રહ્યા હતા

પ્રો શનરો જાડાયા હતા

સિંધુ તશ્વી કારકીર્દીમાં પ્રથમવાર આ સ્પર્ધામાં ફાઇનલમાં પ્રવશી છ એવી જ રીત તીજી સમ્મીફાઇનલમાં જાપાનની થામા ગુચીએ તાઇ ઝું થીંગન પરાજય આપીન ફાઇનલમાં પ્રવશ કર્યો હતો

ધાર તથા ધારાસભ્યો અનાઅધિકારીઓએ પ્રવાસ કર્યો